ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારનાં વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે બેઠક થોજી તેમના સૂચનો મેળવ્યા હતા શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત કાપડ ક્ષેત્રનું હબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતનું કાપડ સેક્ટર અગ્રેસર રહે તેવી રાજ્ય સરકારની નેમ છે

બિહારના ગયામાં યોજાયેલા અખિલ ભારત શિક્ષણ સંઘના સાંમેલનમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશ પાકિસ્તાનને યોગ્ય પ્રત્યુત્તર આપવા સજ્જ છે તેમણે કહ્યું કે પાકિસ્તાન વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર શાંતિનો ભાંગ થાય તેવા પ્રથાસો કરે છે પણ આપણા સૈનિકો તેને યોગ્ય પ્રત્યુત્તર આપી રહ્યા છે ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે ભારત બધા જ પાડોશી દેશો સાથે સારા સાંબાંધો ઇચ્છે છે

સી

સ્થાપનાદિને જ્યાં આ શહેરની પ્રથમ ખીલી ખોડાઇ છે ત્યાં સવારે પૂજન થશે શહેરના પાંચ નાકા છઠીબારી અને યારે રિલોકેશન સાઇટને આસોપાલવ બંધાશે તદુપરાંત સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાને હારારોપણ કરાશે ઉપરાંત બાળકો માટે ભુજના ઐતિહાસિક ચિત્રો દોરવાની સ્પર્ધા યોજાશે જયદીપ વૈશ્નવ ક ચછ અછત કચ્છમાં અછતની પરિસ્થિતિના સામના માટે સર્વ સેવા સંઘ કચ્છ કટિબદ્ધ છે તેવું સંસ્થાની મળેલી બેઠકમાં અધ્યક્ષ અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું